મંત્ર આપ્યો

મંત્ર આપ્યો છે ગઈકાલે ફિટ ઈન્ડિયા ઝુંબેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્ત દેશના અગ્રણી ફિટનેસ નિષ્ણાંત સાથે શ્રી મોદીએ ઓનલાઇન સંવાદ કરતાં આમ જણાવ્યુ હતું ફિટનેસમાં રુચિ રાખનાર અનેક લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી પામવા અને જાળવી રાખવાની કળા વિશે પોતાના વિયારો શ્રી મોદીએ રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે સદાય તંદુરસ્ત રહેવા માટેની મહેનત એ પડાવ નહીં પણ નિરંતર યાલતો પ્રવાસ છે શ્રી મોદીએ ક્રિકેટર વિરાટ કોહલી અભિનેતા મિલિંદ સોમણ ક્ટબોલર અફશન આશીક સહિત અન્ય લોકોની સાથે વાતચીત કરી જેમણે તેમની સાથે તેમના અનુભવો શેર કર્યા આ પ્રસંગે તેમણે તમામ દેશવાસીઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે એક વર્ષમાં ફીટ ઇન્ડિયા આંદોલન લોકોનું આંદોલન બની ગયું છે

પુરસ્કાર મેળવનાર વિજેતાઓમાં ગુજરાતના બે સ્વયંસેવકોનો સમાવેશ થાય છિં ગુજરાતના રવિ મકવાણાને ડિજીટલ સાક્ષરતા કેશલેસ ઈન્ડિયા પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને આગળ ધપાવવા આપેલા યોગદાન માટે એનએસએસ પુરસ્કાર એપાયો છે એવી જ રીતે સુશ્રી હેમાંશી ઈશ્વરને થેલેસેમીયાના દર્દીઓ માટે રક્તશિબિર કેન્સરના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી મહિલા સશક્તિ કરણ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન માટે એનએસએસ પ્રસ્કાર અપાયો છે ઉલ્લેખનિય છે કે સ્વેચ્છાથી સમુદાય માટે નોંધપાત્ર કામગીરી કરનારને બિરદાવવા માટે યુવા બાબતોના વિભાગ દ્વારા દર વર્ષે એનએસએસ પુરસ્કારો આપવામાં આવે છે

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે ગઈકાલે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું

ભારતની પાડોશી દેશ પહેલાની નીતી મુજબ યોજનારી આ બેઠક બંન્ને અગ્રણીઓને બંન્ને દેશો વચ્ચેનાં દ્રિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની તક પૂરી પાડશે ભારત અને શ્રીલંકા વચ્ચે સમયાંતરે યોજાતી ઉચ્ચકક્ષાની બેઠકોએ વાણીજ્ય સલામતી સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રનાં સંબંધો મજબૂત બનાવવાની પ્રક્રિયાને નવું બળ આપ્યું છે

શ્રી મોદીએ ટ્વીટ સંદેશમાં પંડીત ઉપાધ્યાયને શ્રધ્ધાજંલિ આવતાં કહ્યું કે તેમનાં આદર્શા ગરીબોની સેવા કરવા તથા તેમનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા સૌને પ્રેરણા આપે છે

જોકે ચીને સરહદે એકપક્ષીય નિર્ણય લઈને વર્તમાન સ્થિતીમાં ફેરફાર કરવાના પ્રયાસો કરવા જોઈએ નહિં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને ગઈકાલે વિડીયો માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારત અને ચીન કમાન્ડરોની બેઠક શક્ય એટલી વહેલી તકે યોજવા પણ સંમત થયા છે

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝીલ જાપાન તથા જર્મનીનાં વિદેશમંત્રીઓ સાથે વિડીયો માધ્યમથી વાતચીન કરતાં આ અંગે સધન ચર્ચા કરી હતી

મંચની વિશેષ મંત્રી સ્તરીય વચ્યુઅલ બેઠકમાં પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મહમદ કુરેશી દ્રારા કરાયેલી ટિપ્પણી અંગે ભારતે કહ્યું કે પાકિસ્તાનનું નિવેદેન ભારતની આંતરીક બાબતો સર્વાભૌમત્વ અને પ્રાદેશીક અખંડીતામાં હસ્તક્ષેપ કરનાર ભારતે પાકિસ્તાનને આ મુદ્દે ભમ્ર ફેલાવા કરતાં આંતંકવાદને સમર્થન સહાય અને આશરો આપવાનું બંધ કરવા જણાવ્યું હતું

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સમાચાર કર્મીઓને જણાવ્યું કે આ મુદ્દે ભારતની સ્થિતી હંમેશા સ્પષ્ટ અને સ્થિર છે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સંપૂર્ણ વિસ્તાર હંમેશાથી ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે તેમણે કહ્યું કે પાકિસ્તાનને ભારતની આંતરીક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી

એલ

રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસ અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બારમી ડિસેમ્બરે યોજાનારી શિખર બેઠકમાં સહ અધ્યક્ષ રહેશે